કોંગ્રેસ અને વિભિન્ન દળોના નેતા સંસદભવનમાં રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનબી આઝાદના કાર્યાલયમાં બેઠક કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓના આગામી ચોમાસુ સત્ર દરમિયાન સાંસદ અને ધારાસભ્યો લોકહિતને સર્વોપરી ગણતા વાતચીત અને ચર્ચાઓ દ્વારા નિર્ણય લેશે

વૈકંયા નાયડુએ બધી જ રાજ્ય સરકારોને જે તે રાજ્યની પ્રાદેશિક ભાષાઓને શાળાઓમાં ફરજિયાત વિષય તરીકે ગણાવવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે જે તે ભાષા જે તે પ્રદેશની સંસ્કૃતિ મલ્યો અને પારંપારિક જ્ઞાન દર્શાવતી હોય છે અન્ય ભારતીય ભાષા શીખવાથી જે તે પ્રદેશ અને તેની સંસ્કૃતિનું જ્ઞાન વધતા રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવવા મદદ મળશે કલ્પના શાહ શિષ્યવૃતિ યોજના કેન્દ્ર સરકારે મેટ્રીક પછીની શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર અનુસૂચિત જાતિનાવિદ્યાર્થીઓના ખાતાઓમાં નાણાં જમા થાય ત્યાં સુધી બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંબંધિત વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઆને આ વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની તારીખ લંબાવવા આદેશ આપવા જણાવ્યું છે આ શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓને મેટ્રીક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પછીના અભ્યાસ ક્રમો માટે આપવામાં આવે છે

ભુજના હવાઈ મથકે સવારે જિલ્લા કલેકટર અને અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરાશે ત્યાંથી તેઓ ભારાસર ખાનગી મુલાકાત બાદ ભારાસરથી સેડાતા નજથીક ખાનગી શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બપોર પછી ભુજથી મુંબઈ જવા રવાના થશે

ત્યારે હવામાન વિભાગે આજથી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીકરી છે ત્યારે હજુ કોરા રહેલા કચ્છના લોકોની આશાભરી મીટ મંડાઈ છે

થોડીકવાર માટે થયેલ ઝરમરે નગરજનોમાં વરસાદી આશા જગાવી છે

આ સાથે ફાંસ ફૂટબોલ ઇતિહાસની છઠ્ઠી એવી ટીમ બની છે જેષ્ને એકથી વધુ વખત ફીફા ટ્રોફી જીતી છે